ભૌરતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાતને આવકાર આપ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી

પાટિલે જણાવ્યુ કે રાજયની ભાજપ સરકારનો એક ખેડુ તલક્ષી નિર્ણય કુદરતી આફતના સમયમાં રાજ્યના ખેડુતો માટે આર્શિવાદરૂપ બની રેહેશે શ્રી પાટિલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં જ્યારે પણ ખેડુતો માટે મુશ્કેલી ઉભી થાય છે ત્યારે રાજ્ય સરકારે ખેડુતો માટે હિતકારી નિર્ણયો લીધા છે તેમણે જણાવ્યુ હતું કે નવી કિસાન સહાય યોજનાથી ખેડુતો ઉપરનો પ્રીમિયમનો બોજો ઘટશે અને આર્થિક સફાય લાભાર્થી ખેડુતેને ડીબિટીના માધ્યમથી સીધી બેન્ક ખાતામાં જમા થશે બીજી તરફ કોંગ્રેસ દ્રારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ટીકા કરવામાં આવી છે કોંગ્રેસના ભુ તપુર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુ ન મોઢવાક્રીએ જણાવ્યુ હતું કે નવી યોજનામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આ યોજનો દ્રારા અછત રાહતના સકેરસિટી મેન્યુલનો ભંગ કરવામાં આવ્યો છે

યુનિવર્સિટી દ્રારા બહાર પડાયેલ એક પરિપત્ર મુજબ ઓફલાઈન પરીક્ષાઓ અંગે હવે પછી જાહેરાત કરવામાં આવશે જો કે યુ નિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાઓનો વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે

આ વેબિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી અવનીબેન દવે અને સુ શ્રી જાગૃ તીબેન વકીલમાર્ગદર્શન આપશે

આ તીડે ઈંડા મુ ક્યો હતાં જેને પંગલે ફેરી કચ્છમાં તીડ જોવા મળી રહ્યા છે અને પાકને નુકસાનકર્તા હોવાથી ખેડુતો ચિંતિત્ છે આ તીડ લખપતખાવડા અને નિરોણા વિસ્તારમાં વધારે જીવા મુળ્યા છે તેવા અહેવાલ સાંપડ્યા છે હાલ લખપતખાવડા અને નિરોણા વિસ્તારમાં જે ત્યાશક દેવાનો છંટકાેવ કરવામાં આવ્યી રહ્યો છે અને તીડ નિયંત્રણ માટે તંત્ર દ્રારા સર્વેલન્સની કામગીરી હાથે ધરાઈ છે

અબડાસામાં નલિયા તેરાકાળાતળાવકુણાઠિયા સહિતના ગામોમાં એકાદ ઈંચ જેટલો ગરડા વિસ્તારના વાયોર આસપાસ તેમજ સુથરી બેરા આધાપર અને કાંઠાણ વિસ્તારમાં દિવસ દરમ્યાન હળવા ઝાપટા વરસ્યા હતા રણકાંધીના પચ્છમ પંથક પર પણ મેઘરાજએ મહેર વર્સાવી હતી અને સામાન્ય છાંટાથી બેથી અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો આ વરસાદ જિલ્લાના પશુ ઓ માટેના પશુ આફાર માટે તેમજ કિસાનોના વાવણકાર્ય બાદ ઉગ્રી નીકળેલા પાકો મોટે અતિલાભકારી નીવડશે તેમ ધરતીપુત્રો અને પશુ પાલકો જણાવી સ્વા છે

સ્વચ્છતા સપ્તાહની ઉજવણી વેખતે રેલ્વે માર્ગુ રેલ્વે સ્ટેશનો રેલ્વે કોલોનીઓ અને રેલ્વની જગ્યાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા કરવા અને જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે